સી સી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં આજે સધમ્પટન ખાતે રમાનારી મેચમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો થશે

દરમ્યાન ચૂકાદાની જાહેરાતને ધ્યાનમાં રાખીને અદાલતની અંદર તથા બહાર અને કઠ્વઆમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે

આ બેઠકમાં તેઓ વહિવટ અંગે ચર્ચા કરીને વહિવટી તંત્રમાં તેમના સક્રિય સહકારની માંગણી કરે તેવી સંભાવના છે ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી તરીકેની પ્રથમ મુદ્દતમાં શ્રી નરેન્દ્ર મોદી ટોચના સરકારી અધિકારીઓ સાથે આ પ્રકારની બેઠક યોજતા હતા

જાપાનના ફુકૂઓકામાં યોજાયેલી જી વીસ દેશોના નાણાંમંત્રીઓ તથા સેન્ટ્રલ બેંકના ગર્વનરોની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ મુજબ જણાવ્યું હતું નાણાં મંત્રાલયની યાદીમાં જણાાવ્યું છે કે ફેસબુક ગુગલ જેવી વિદેશની કંપનીઓ ભારતમાં પ્રત્યક્ષ હાજરી ધરાવતી નથી આથી તેમના દ્વારા મેળવાતી આવક ઉપર વેરો લાદવો ભારત માટે શક્ય નથી

ભારતે વિશ્વ વેપાર સંસ્થાના કાર્યક્ષેત્રની બહાર ઈ કોમર્સ પોલિસી ઘડવાના વિકસીત દેશોના પ્રયાસોનો પણ વિરોધ કર્યો છે જાપાનમાં યોજાયેલી જી વીસ દેશોની બેઠકનું ગઈકાલે સમાપન થયું છે

ગઈકાલે સાંજે તિરુપતિમાં જાહેરસભાને સંબોધતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં વિકાસની અપાર સંભાવનાઓ છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જવા સાથે મળીને કામ કરવું જોઈએ તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ અને તામિલનાડ઼માં ભાજપે વિજય ના મેળવ્યો હોવા છતાં પણ તેમની સરકાર બંને રાજ્યોના લોકોની સમૃદ્ધિ અને સુખાકારી સુનિશ્ચિત કરવા પ્રયત્નો વધારશે પ્રધાનમંત્રીએ ભાજપના વલણનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ માત્ર ચૂંટણી દરમ્યાન જ નહીં પરંતુ હંમેશા લોકોની સેવા માટે તત્પર છે તેમણે કહ્યું કે તેઓ માત્ર ચૂંટણી લડવા માટે જ નહીં પરંતુ લોકસેવા માટે જ રાજનીતિમાં છે અને રાષ્ટ્ર નિર્માણ માટે ભાજપ કાર્યકરો પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રીએ તિરુપતિના ટેકરી પર આવેલા પ્રખ્યાત મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પૂજા કરી હતી પ્રધાનમંત્રી માલ્દીવ્સ અને શ્રીલંકાની બે દિવસની મુલાકાત બાદ તિરુપતિ પહોંચ્યા હતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત દ્વારા ભારતની પાડોશી પહેલા નીતિની પ્રાથમિકતા વ્યક્ત થાય છે ગઈકાલે શ્રીલંકામાં પ્રધાનમંત્રી મોદીએ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સાથે વિવિધ મુદ્દે દ્વિપક્ષી મંત્રણા કરી હતી જેમાં ત્રાસવાદ નાબૂદી માટે સહિયારા પ્રયાસ હિંદ મહાસાગરમાં દરિયાઈ સલામતી અને આર્થિક વિકાસ માટે સહયોગ જેવા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી

કેન્દ્રીય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની અધ્યક્ષતા હેઠળ યોજાનારી આ બેઠકમાં જળસંકટ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને તે માટે રાજ્યોનો સહયોગ માંગવામાં આવશે આ બેઠક દેશભરમાં ભૂગર્ભ જળનાં ઘટતા સ્તરની ઉત્પન્ન થનારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી છે

ગૃહમંત્રાલયે બંગાળમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી હિંસાના પગલે રાજ્ય સરકારને સૂચના આપી છે છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા હિંસાના બનાવો જોતાં રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તથા લોકોમાં વિશ્વાસની ભાવના ઉભી કરવામાં નિષ્ફળ જતી જણાય છે સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા પછી પણ બંગાળમાં હિંસાના બનાવો થઈ રહ્યા છે તે અંગે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારી સામે પગલાં લેવાની સૂચના રાજ્ય સરકારને આપી છે

આ અગાઉ પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં થયેલા હિંસાના બનાવોમાં જાનહાનિના અહેવાલો છે

જ્ઞાનપીઠ પુરસ્કાર ઉપરાંત તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા તેમણે વંશ વૃક્ષ એક થા ટાયગર અને માલગુડી ડેઝ જેવી ફિલ્મ અને ટીવી શ્રેણીઓમાં અભિનય કર્યો હતો તેમજ ઓડકલ્ બિમ્બ તલેદંડા અને ધ રેન જેવા જાણિતા નાટકોનું લેખન કર્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જાણિતા અભિનેતા ગિરિશ કર્નાડના અવસાન અંગે ઊંડા દ્દઃખની લાગણી વ્યક્ત કરી છે શોક સંદેશામાં રાષ્ટ્રપતિએ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખક અને અભિનેતા ગિરિશ કર્નાડના નિધનથી સાંસ્ક્રતિક વિશ્વ શોકમય બન્યું છે

જ્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે અભિનેતા ગિરિશ કર્નાડના નિધનથી તેઓ શોકમગ્ન બન્યા છે

કેરળમાં ગઈકાલે વરસાદ થયા બાદ પણ આ સ્થિતિમાં રાહત થઈ નથી

બિહારમાં તીવ્ર ગરમીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે

જ્યારે હિમાચલપ્રદેશમાં શનિવારે છૂટાછવાયા વરસાદ બાદ ગરમપવન ફૂંકાયો હતો હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે દેશના ઉત્તરીય અને મધ્ય વિસ્તારોમાં આ અઠવાડિયે પણ તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત્ રહેશે અને પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનમાં આઘામી બે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થવાની શક્યતા છે દરમ્યાન કેરળનાં કેટલાંક ભાગોમાં વરસાદ થયો હતો મહારાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળોએ ગઈકાલે વરસાદ થયો હતો પરંતુ ગરમીની સ્થિતિ યથાવત્ છે

જોકે વાવાઝોડું દેશમાં જમીન ઉપર ત્રાટકે તેવી સંભાવના નથી આમ છતાં તેના લીધે ઝડપથી પવન ફૂંકાશે

આ ઇનિંગમાં રોહિત શર્માએ બે હજાર રન નોંધવવાની સિદ્ધિ પણ મેળવી હતી